કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું છે કે નાગરિકતા સુધારા કાયદામાં ક્યાંય નાગરિકતા પાછી લઇ લેવાની કોઇ જોગવાઇ નથી જમ્મુ કાશ્મીરના પુલવામાં જિલ્લાના ત્રાલ વિસ્તારમાં સલામતી દળો સાથેની અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા

આ પરિચોજનાઓમાં નેતાજી સભાષ ડ્રાય ડોક પર જહાજના સમારકામની આધનિક સુવિધા સુચારૂ કાર્ગો સંચાલન માટે કોલકાતા બંદરની કોલકાતા ડોક પ્રણાલી નું આધુનિક રેલ્વે માળખું તથા રીવરફન્ટ વિકાસ યોજના સામેલ છે પ્રધાનમત્રીએ કહ્યું કે સરકારે એકીકૃત પરિવહન નીતિના માધ્યમથી આંતરિક જળમાર્ગોના સંપર્કના વિસ્તરણ માટે યોજનાઓ બનાવી છે શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેન્દ્ર સાગરમાલા પરિચોજના દ્વારા જૂના બંદરોને આધુનિક બનાવી રહી છે અને નવા બંદરોનો વિકાસ કરી રઠી છે પ્રધાનમંત્રી શ્રી મોદીએ બંદરો સાથે જોડાયેલા શહેરોના નવા માળખા બનાવવાની સાથે સાથે દેશમાં જળ આધારિત પર્યટનના વિસ્તારની પમ હિમાથત કરી આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કોલાકાતા પોર્ટ ટ્રસ્ટના દોઢસો વર્ષ પૂરા થવાના ઉપલક્ષ્યમાં એક સ્મારક ટીકીટ બહાર પાડી

પશ્ચિમ બંગાળમાં રામકૃષ્ણ મિશનના મુખ્યમથક બેલૂરમઠ ખાતે શ્રી મોદીએ નાગરિકત્વ કાયદાનું સમર્થન કર્યું અને કહ્યું કે થુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે તેમણે પશ્ચિમ બંગાળ અને ઇશાન ભારતના યુવાનોને સંબોધીને કહ્યું કે આ કાયદો કઇ એકાએક લાવવામાં આવ્યો નથી મહાત્મા ગાંધીએ પણ તેની તરફેણ કરી હતી કે ધાર્મિક અત્યાયારનો ભોગ બનીને ભાગી આવતા લોકોને ભારતીય નાગરીકત્વ મળવું જોઇએ આ સરકારે માત્ર સ્વતંત્રતા સેનાનીઓની ઇચ્છા પૂરી કરી છે ઇશાન ભારતમાં નાગરિકત્વ કાયદાના વિરોધ અંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે પ્રાદેશિક સંસ્કૃતિ અને ઓળખ ટકાવી રાખવામાં આવશે અને આ કાથદાથી તેને કોઇ જ અસર નહીં થાય તેમણે કહ્યું કે દેશના ભાગલા બાદ પાકિસ્તાનમાં દમનનો ભોગ માટે જ થોડા ફેરફાર કરાયા છે

આ માટે સરકારી અને ખાનગી ભાગીદારી અંગે પણ વિચારણા કરાઇ રહી છે તેમણે કહ્યું કે રેલ્વેમાં ખાનગી ક્ષેત્રનું મૂડીરોકાણ દેશની સાથે સાથે પ્રવાસીઓના પણ હિતમાં છે શ્રી ગોયલે ઉજ્જેન અને છેદોરના એક દિવસના પ્રવાસે હતા રેલ્વેમંત્રીએ કહ્યું કે દેશમાં રેલગાડીઓના સંયાલનમાં સુધારા કરવા માટે ઓછા પ્રવાસી હોય તે તમામ સ્ટેશનોએ રેલગાડીઓ રોકાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે તેમણે ઉજ્જેન અને વારાણસી વચ્ચે એક વિશેષ રેલાગાડી યાલુ કરવાની જાહેરાત પણ કરી હતી

તેમાનો એક હીઝબનો સ્થાનિક કમાન્ડર હમાદખાન છે જ્યારે બીજા બેની ઓળખ થઇ નથી ગઇકાલે પણ ફલગામ ખાતે હીઝબુલ મુજાફીદ્દીનના નાથબ વડા નાબદ બાબુ સહિત બે ત્રાસવાદીઓ માર્યા ગયા હતા એક પોલીસ અધિકારી દેવેન્દ્રની પણ ધરપકડ કરવામાં આવી છે તેઓ મીર બજારમાં ખાનગી વાહનમાં જઇ રહ્યા હતા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી વાંપોહ પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારી સામે ફરીયાદ નોંધવામાં આવી છે અને પુછપરછ ચાલી રહી છે

આજે હેદરાબાદમાં ફન્નર હાટનો આરંભ કરવાના કાર્યક્રમમાં તેમણે આરોપ મૂક્યો કે વિરોધપક્ષ એક થઇને દેશને ગેરમાર્ગે દોરે છે અને દેશમાં એક વર્ગમાં અજંપો ઉભો કરે છે મમતા બેનરજી સહિત કેટલાક રાજ્યોના વિરોધપક્ષના નેતાઓએ તેમના રાજ્યમાં કાયદાનો અમલ નહીં થાય એમ જણાવતાં તેમણે કહ્યું કે બંધારણને થોગ્ય રીતે સમજવાની જરૂર છે આ કાયદાથી દેશના કોઇપણ નાગરિકને ખતરો ઉભો થતો નથી

તેમણે કહ્યું કે રાષ્ટ્રીય હરીત દ્રીબ્યુનલે યોગ્ય પગલાં ભરવામાં નિષ્ફળતા બદલ દિલ્હી સરકારને દંડ ફટકાર્યો છે સુશ્રી લેખીએ કેન્દ્ર સરકારે લીધેલાં પગલાંઓ અંગે ઉલ્લેખ કર્યો હતો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે વીડીયો દ્વારા યુવાનોને સંબોધન કર્યું હતું

વિશ્વને વેદાંત તથા ચોગની ભારતીય વિયારધારાનો પરિયય આપનાર સ્વામી વિવેકાનંદ પશ્ચિમના દેશામાં ખૂબ જ લોકપ્રિથ બન્યા હતા

રામકુષ્ણ પરમહંસના મુખ્ય શિષ્ય તરીકે તેમણે રામકુષ્ણમઠ અને રામકુષ્ણ મિશનની સ્થાપના કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના જન્મદિવસ નિમિતે શ્રધ્ધાંજલી આપતાં જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં તેમણે અક્રિતિય ફાળો આપ્યો છે ઠેરઠેર વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમો યોજાથા છે ઉતર કોલકાતાના સ્વામીજીના પ્રાચીન નિવાસ સ્થાને વિશેષ કાર્યક્રમ યોજાયો હતો